શ્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે ગઇકાલે રાષ્ટ્રીય કાર્યકારીણીનું સંયુ ક્ત રીતે ઉદ્દઘાટન કર્યું હતું આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના નેતા રાજ્યો તેમજ કેન્દ્ર સાશિત પ્રદેશના પદાઅધિકારીઓ ભાગ લઇ રહ્યા છે પૂ ર્વપ્રધાન્મંત્રી શ્રી અટલ બિહારી વાજપાઇના અવસાન બાદ પક્ષની આ પ્રથમ કાર્યકારીણી યોજાઇ રહી છે આ બેઠકમાં વિધાનસભાની આગામી યું ટણી તેમજ લોકસભાની યું ટણી વિશે ચર્ચા થઇ રહી છે પક્ષના અધ્યક્ષ અમીત શાહે કાલે કરેલા સંબોધનમાં વિપક્ષોના મહાગઠબંધનને છળ અને બેબુનિયાદ ગણાવીને કહ્યું હતુ કે તે અસત્ય પર આધારીત છે તેમણે આ વાત લોકો સમક્ષ લઇ જવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો

શ્રી મોદીએ નવી દિલ્હી ખાતે નેપાળના પૂ ર્વ પ્રધાનમંત્રી અને નેપાળ કમ્ય્ નિસ્ટ પક્ષના સહઅધ્યક્ષ પુ થ્ય કમલ દહાલ પ્રચંડ સાથેની મુલાકાત દરમ્યાન આ મુજબ જણાવ્યું હતું

નવી દિલ્હી ખાતે પૂ વોત્તર ક્ષેત્રના વિદ્યાથીઓને આવકારવા યોજાયેલા નેસ્ટ ફેસ્ટ ખાતે બોલતા શ્રી સિંહે જણાવ્યં કે નરેન્દ્ર મોદી સરકાર પૂ વોત્તર ક્ષેત્રોમાં સં ચાર જાડાણો અને ગતિશીલતા વધારવા પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પૂ વોત્તરક્ષેત્રનો ઝડપી વિકાસ થાય તેમ ઈચ્છે છે

સત્તાવાર યાદી મુજબ ઇ કોર્ટ પ્રોજેક્ટ માટે ભારત સંચાર નિગમે સબંધિત જિલ્લાઓ અને સબોર્ડિનેટ કોર્ટોમાં સંભવિતતા અહેવાલની કામગીરી પૂ રીકરી છે

જિલ્લાના મુખ્ય ન્યાયધીશ એમ

અંજાર નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે તાજિયાના રૂટ ઉપર પાલિકા તરફથી લાઇટની વ્યવસ્થા સંભાળવામાં આવશે